જેનાથી કુલ પાંચ હજારથી વધુ રોજગારીની નવી તકોનું સર્જન થશે સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ અને મહાનસરીયા ટાયર્સ પ્રા

શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે ગુજરાત પાસે ઉઘોગો માટે સાનુકૂળ વાતાવરણ અને ક્રિસ્ટલ ક્લિયર પોલીસી છે

જેનાથી રાજયના ખેડૂતો આર્થિક સમૃદ્ધ બનશે

એટલું જ નહી જેમના વીજ જોડાણો કપાઇ ગયેલા છે તેવા તમામ ગ્રાહકો માટે પણ આ યોજનાનો લાભ ઉપલબ્ધ થશે

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી વ્યાપારી સંઘો અને ઉત્પાદકો માટે આ શો ખૂબ ઉપયોગી બની રહેશે

રાજ્યમાં ભારતીય પ્રતિસ્પર્ધા આયોગ સી

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નાના ઉદ્યોગોના વિકાસ માટે રાજ્યના તમામ તાલુકાઓમાં જી

તેના દ્વારા નાના ઉઘોગોને જરૂરી એવી તમામ સુવિધાઓ ઉપલબ્ઘ કરાય છે તેના પગલે ગુજરાત નાના અને મઘ્યમ ઉઘોગોનું હબ બન્યુ છે

જેમાં હિન્દ્ર મુસ્લીમ બાળકો પરીક્ષામાં ભાગ લેશે